સી સી

યદ્દીયુરપ્પાએ જણાવ્યું છ કે તઘ્બો વિશ્વાસનો મત આવતીકાલાલાલાલાય તામાટે ભારપૂર્વક રજુઆત કરશા ગઇકાલ બેંગાલુરૂમાં પત્રકારો સાથક્ષી વાતચીતમાં તમ્પણ કહ્યું કે આવતીકાલ સવારે યોજાનારી કામગીરી મસલતી સમિતીની બઠકમાં તછ્યો આવતીકાલ વિશ્વાસનો મત મળવવા મુખ્યમંત્રી કુમારસ્વામીનાનિર્દેશ આપવા ગૃહના અધ્યક્ષનારજુઆત કરશા ગઇકાલ મુખ્યમંત્રી કુમારસ્વામીએ તશ્મો ગૃહમાં વિશ્વાસનો મત મળવીન બહુમતી પુરવાર કરવાની જાહેરાત રી હતી શ્રી યદ્તીયુરપ્પાએ જણાવ્યું હતું કે પંદર ધારાસભ્યોએ તમ્રના રાજીનામાનો સ્વીકાર કરવા વિધાનસભા અધ્યક્ષનાનિર્દેશ આપવા વિનંતી કરતી અરજી સર્વોચ્ય અદાલતમાં કરી હતી

એસ

ટી બી

સાંસદોએ મહાત્મા ગાંધીજીના પુષ્પાંજલી અર્પીનાસ્વચ્છતાના સંદેશાના પ્રચાર પ્રસારના શપથ લીધા હતા

ડી આર એફ

ડી આર

વેંકૈથા નાયડુએ દેશના સાંસ્ક્રતિક વારસાના રક્ષણ માટે સાથામળીના કામ કરવા સરકાર અનાસામાજીક સંસ્થાઓનાઅનુરીધ કર્યો છા ગઇકાલ ચજ્ઞાઇમાં શ્રી રંગનાથ સ્વામી મંદિર ખાત પુસ્તક વિમોચન સમારોહમાં તશ્રો બોલી રહ્યા હતા તઘ્રણ કહ્યું કે ભારત કલા સ્થાપત્ય તત્વજ્ઞાન જેવા વિવિધ ક્ષવ્રોમાં સમૃધ્ધ વારસો ધરાવછિ જા કે આ વારસાની એકંદરે ઉપક્ષાથ્થતી હોવા અંગાક્રી નાયડુએ ચિંતા વ્યક્ત કરી હતી